રીઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસના વડપણ હેઠળની છ સભ્યોની બનેલી નાણાંનીતી સમિતિએ યાલુ નાણાંકીય વર્ષ માટેની ઘિરાણ નીતિ ની પણ જાહરાત કરી છે સમિતિના બધા જ સભ્યો એ વ્યાજદર માં ફેરફાર નહિ કરવાની તરફેણ કરી છે

તેમાં સુધારો કરીને હવે પાંચ ટકા કર્યો છે શીતલ વૈશ્નવ ગૌણ સેવા બિનસચિવાલય કલાકની પરીક્ષામાં ગેરરીતિના આરોપ હેઠળ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને ગૃહરાજ્યમંત્રીએ હૈયાધારણા આપી છે ગઇકાલથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા આજે પણ ગાંધીનગર ઉપરાંત જિલ્લાઓના મુખ્યમથકે ધરણા કરવામાં આવ્યા છે દરમિયાન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસ ચાલી રહી હોવાનું જણાવી યોગ્ય કરાશે તપાસ કરાશે તેવી હૈયાધારણા આપી છે

આગામી વિધાનસભા ચુંટણીને લક્ષમાં રાખી આ ંકાર્થક્રમ હાથ ધરાઈ રહ્યો છે

આ ઉપરાંત હેલ્પલાઇન મોબાઈલ એપ્લીકેશનચૂંટણી પંચની વેબસાઈટનો ઉપયોગ કરી નામ દાખલ કરાવવાની કામગીરી કરી શકશે શીતલ વૈશ્નવ હોમગાર્ડ દિવસ કચ્છની વિવિધ સંસ્થાઓ દ્વારા આવતીકાલે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ દિવસની સંયુક્ત ઉજવણીના ભાગ રૂપે ભુજમાં પથ સંચલન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

સવારે નવ વાગ્યે શરૂ થનારી આ રેલીમાં તમામ વોર્ડન સભ્યો બોર્ડર વિંગહોમગાર્ડઝપ્રાથમિકસારવારસેવા સિવિલ હોસ્પિટલ અઝિશમન વિભાગ આર ટી ઓ

સી સી પુરવઠા વિભાગ ા વે વિભાગઈમરજન્સી સેવા તેમજ શાળાનાં બાળકો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાનાર છે એક સપ્તાહ્ થી સફાઈ અભિયાનવુક્ષા રોપણવ્યસન મુક્તિ સાક્ષરતા અભિયાનનિબંધસ્પર્ધાચિત્ર સ્પર્ધાઆધોગિકએકમોમાં મૌકડ્રીલ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વચનામત મહીત્સવ ભુજ ખાતે છેલ્લા પાંચ દિવસ થી સ્વામિનારાયણ મંદિર આથોજિત શ્રી વચનામૃત દ્રીસતાપ્દી મહોત્સવ સમાપનની આરે જઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે ભુજમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં આયાર્ય મહારાજ સહિયસંતોહરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા જેને જોવા માટે લોકો માર્ગો પર ઉમટી પડ્યા હતા આજે રાત્રે રાસોસત્વ યોજાશે દરમિયાન ભુજ ખાતે આધુનિક આર્યુવેદ હોસ્પિટલનું લોકર્પણ કરવામાં આવ્યું હતું છેલ્લા સાડા ચાર દાયકાથી ચાલતા આર્યુવેદિક દવાખાનામાં પ્રથમવાર કેરળની સુપ્રશિદ્ધ પંચકર્મ પદ્ધતિથી નિષ્ણાંત વૈધ દ્વારા ઉપયાર ગોઠવાય છે શીતલ વૈશ્નવ વા મા ર અરબી સમુદ્રમાં હળવા દબાણનો પદ્દો ઉદભવ્યો હોવાથી સૌરાષ્ટ્રના દરિયા કાંઠે માવઠું થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી છે જાફરાબાદથી માંડી ઓખા સુધીના દરિયા કાંઠે આવેલા નાના મોટા તમામ બંદર ઉપર એક નંબરનું સિઝ્નલ લગાવી દેવામાં આવ્યું છે

કે જનરલ હોસ્પિટલમાં બે વર્ષ ની વયના નાના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ સીતાફળનું બીજ કાઢી મોતના મુખમાંથી બયાવી લેવાયું હતું કિશન પદણી નામના બાળકનું દૂરબીનનાં સહારે જટિલ શસ્ત્રક્રિયા પાર પાડી હતી ઓપરેશન પછી બે દિવસ સુધી ઓક્સિજન પર રાખી સારવાર કરાઈ હતી શીતલ વૈશ્નવ સંગીત નાટક અકાદમી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત અને વિવિધ કળા સાથે જોડાચેલી ઊગતી પ્રતિભા ને શોધી કાઢવા વિશેષ અભિયાન હાથ ધરાશે એકપાત્રિય અભિનય નૃત્ય શાસ્ત્રીય શૈલી સુગમ લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત ગાયન કલાઓના નવોદિત કલાકારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે